વડોદરા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પટેલે કહ્યું હતું કે ગત છઠ્ઠી જૂનથી દેશભરની ઐતિહાસિક અને પ્રાચીન ઇમારતો પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે પ્રવાસીઓને કોરોનાનું ધ્યાન રાખવા અને તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાવાગઢ અને વડોદરામાં આવેલી ઐતિહાસિક ઇમારતોની જાળવણી થઇ રહી છે તેમાં સ્થાનિક વહીવટીતંત્રને પણ સહ્યોગ આપવાની અપીલ કરી છે કોરોનાની મહામારીમાં વિશ્વએ ભારતીય સંસ્કૃતિ અને જૂની આરોગ્ય પધ્ધતિનો સ્વીકાર કર્યો છે હવે આગામી વર્ષોમાં ભારતમાં પ્રવાસનને વેગ મળશે તેવી આશા પ્રવાસનમંત્રી પટેલે વ્યક્ત કરી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે અગાઉ ચીનના વિકાસની વાતો કરતાં હતા પરંતુ હવે ભારતના વિકાસની અને તેની સંસ્કૃતિની વાતો વિશ્વમાં થઇ રહી છે પ્રવાસન મંત્રીએ પાવાગઢ યાંપાનેર આર્કિયોલોજી પાર્કના વિવિધ સ્થળોની મુલાકાત લઇને પુરાતત્વ વિભાગના કાર્યોનું નિરિક્ષણ કર્યું હતું

તેમની સાથે વડોદરાના સાંસદ રંજનબેન ભદ્દ સહિત પુરાતત્વ વિભાગના અધિકારીઓ જોડાયા હતા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે આ પ્રસંગે જણાવ્યું હતું કે સયાજીરાવ ગાયકવાડના વારસાને જાળવી રાખવાનો પ્રયાસ પુરાતત્વ વિભાગ કરી રહ્યુ હાં

કેટલાક લોકો સાજા થતાં ઘરે પરત ફર્યા છે

વિનંતીમાં એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક લોક ડાઉનલોડ પાલન કરી સોમવારથી સવારે આઠથી બાર સુધી ધંધા રોજગાર યલાવવા વિનંતી કરી છે

આ પરિષદમાં નડિયાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન અને સભ્યો હાજર રહ્યા હતા

આવતીકાલથી કોઇ પણ દુકાનમાં પાંચથી વધારે માણસો ભેગા થયા હોય તો દુકાન સીલ કરવામાં આવશે તેમ મુખ્ય અધિકારી જીગરભાઇ પટેલે જણાવ્યું છે નગરપાલિકા તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટેના પગલાનો કડકાઇથી અમલ કરવામાં આવશે જામનગર શહેરમાં કોરોનાના કેસો વધતા મહાનગરપાલિકાએ આજે અનેક વિસ્તારોમાં દુકાનો બંધ કરી છે જામનગરના કાશી વિશ્વનાથ રોડ વિક્ટોરિયા પૂલ ઉપર આવેલી દુકાનોને આરોગ્ય વિભાગના અધિકારીઓએ સીલ કરી હતી અનેક સ્થળે નોટીસ અને દંડની કાર્યવાહી કરવામાં આવી છે

કાળા ડુંગરના આખા વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી હતી પરંતુ અનેક વનસ્પતિના નવા કુંપળ પર તીડના ટોળાં ઉતરી આવતા મોટાપાયે લીલોતરીને નુકસાન થવા પામ્યું છે કાળા ડુંગર ઉપરાંત જામકુનરિયાના સીમાડામાં પણ તીડ દેખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તેથી આ તીડનો નાશ કરવા તંત્ર સમક્ષ માંગણી કરાઇ છે

આ પ્રસંગે અન્ન અને પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જામનગર જીલ્લા જેલ ખાતે વૃક્ષોના ઉછેરની જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે

શહેરના એસ જી હાઇવે સેટેલાઇટ વસ્ત્રાપુર બોડકદેવ ધુમા બોપલ નવરંગપુરા સહિતના અનેક વિસ્તારોમાં ઝાપટું પડ્યું હતું

અમદાવાદ શહેરમાં પણ બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે સાબરકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે ઇડર વડાલી ખેડબ્રમ્હા હિંમતનગર સહિતના તાલુકામાં વરસાદ થયો છે તાપી જીલ્લામાં કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ થયો છે વ્યારા વાલોડ તાલુકામાં એક અઠવાડિયા બાદ વાવણી લાયક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે

દર મહિને આવા વૃધ્ધોને રાશનકીટ આપવામાં આવશે

છેલ્લા બે દાયકાથી તેમના કાર્ટુનો ગુજરાતી દૈનિકો અને ન્યુઝ મેગેઝીનમાં નિયમિત રીતે પ્રકાશિત થતા હતા જામનગરના કેન્દ્રિય વિદ્યાલયમાં ચિત્ર શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ નિવૃત્ત થયા પછી તેમણે પૂર્ણ સમયના કાર્ટૂનિસ્ટ તરીકે નોંધપાત્ર કામગીરી કરી

તિથલ દરિયા કિનારો નરગોલ ઉમરગામ અને મગોદડુંગરી દરિયા કિનારે પર્યટકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ધરમપુર તાલુકાના વિલ્સન હિલ અને શંકરધોધના સ્થળે પણ પર્યટકો માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે જિલ્લા કલેકટરે કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા આ નિર્ણય લીધો છે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

જેથી આ ઉદ્યોગ ગૃહોમાં પ્રોડક્શન શરુ થઈ યૂક્યું છે